રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે અષાઢી પૂર્ણિમા પર ઘર્મચક્ર દિવસ સમારોહનું આજે રાષ્ટ્રપતિ ભવનથી ઉદઘાટન કર્યું

થી માન્યતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે

કેન્દ્ર સરકારે કોરોનાને કારણે તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નીટ અને ઇજનેરી માટેની જેઇઇ પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજવાનો નિર્ણય કર્યો છે

ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આકાશવાણી પરથી સંસ્કૃત

તેથી જ ભારતીયો બૌધ્ધ ધર્મના સિધ્ધાંતોને ઉદાત સત્યની આધુનીક અભિવ્યકિત તરીકે મુલવી રહથાં છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ધર્મચક્ર દિવસ સ્વરૂપે ઉજવાતા અષાઢી પુનમ સમારોહાનું ઉદઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે બૌધ્ધ ધર્મનું ઉદભવસ્થાન ભારત હોવાનું દરેક ભારતીય ગૌરવ અનુભવે છે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને ડોકટર આંબેડકર પણ ભગવાન બુધ્ધના સંદેશ તથા ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી હતી આ પ્રસંગે વિડીથો કોન્ફરન્સ માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જગત સામેના પડકારોના કાયમી ઉકેલ આપણે ભગવાન બુધ્ધના આદર્શો અને સંદેશામાંથી મેળવી શકીએ છીએ આ ઉપદેશ ગઇકાલે પ્રસ્તુત હતો એટલો જ આજે પ્રસ્તુત છે અને ભવિષ્યમાં પણ પ્રસ્તુત રહેશે ભારતમાં બૌધ્ધ ધર્મના મહત્વના સ્થાનો તથા ભગવાન બુધ સાથે જોડાયેલા સ્થાનો વચ્ચે સીધો સંપર્ક વધારવા ઉપર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે તાજેતરમાં કેન્દ્ર સરકારે કુશીનગર વિમાન મથકને આંતરરાષ્ટ્રીય વિમન મથક તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે આના લીધે અહી ઘણા પર્યટકો અને ભાવિકો આવશે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન બુધ્ધે આપેલો ઉપદેશ સમગ્ર વિશ્વના સમાજ જીવનને ખુબજ ઉપયોગી છે ઉત્તરપ્રદેશના વારાણસી નજીક આવેલા સારનાથ ખાતે ભગવાન ગૌતમ બુધ્ધે તેમના પ્રથમ પાંચ શિષ્યોને પહેલીવાર આપેલા ઉપદેશની સ્મૃતિમાં ધર્મચક્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે

આ નવા નિયમોમાં સારવારના અલગ અલગ તબક્કામાં લક્ષણો અને પરિસ્થિતી અંગેનીવિગત આપવામાં આવી છે

આપ્રકારની દવાઓ દેશમાં સીમિત માત્રામાં ઉપલબ્ધ હોવાના કારણે દર્દીઓના નિયત સમૂહ ઉપર જ તેનો ઉપયોગ કરવો જોઈએ

મંત્રાલયે કહ્યું છે કે માત્ર પ્રતિબંધિત કટોકટીની પરિસ્થિતિમાંઓક્સીજન સપોર્ટ ઉપર મુકાયેલા દર્દીઓને જ આ દવા આપી આપી શકાય

આ ઉપરાંત મૂત્રપિંડ સંબંધી બીમારી ધરાવતા દર્દીઓને પણ આ દવા ન આપવાની ભલામણ કરવામાં આવી છે

આર્યુવેદના તબીબ ગીરીધર કાજેએ જણાવ્યું છે કે આર્યુવેદીક દવાના સારા પરીણામો મબ્યા છે

પોર્ટ બ્લેયરમાં પાંચ સ્થળોને સંક્રમીત વિસ્તાર જાહેર કરાયા છે

આ હેલ્પલાઇનની મદદ લેનાર વ્યકિતની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે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

સરકારે રચેલી નિષ્ણાંતોની સમિતિએ પણ આ પરીક્ષાઓ થોડો સમય મુલતવી રાખવાની ભલામણ કરી હતી

મુખ્યમંત્રી નિતિશ કુમારે આ કુદરતી દુર્ઘટનામાં મૃત્યુ પામનાર અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે